આ રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યુ કે આર્થિક સહાયૂનો ઉપયોગ આરટી પીસીઆર મશીનો અને આરએનએ ટેસ્ટ કીટની ખરીદી સહિતના પરીક્ષણ માટે તથા જાહેરે આરોગ્ય સુવિધાઓના માળખાગત માળખાને મજબુત કરવા માટે કરવામાં આવશે ત્રણ હજાર કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો એપ્રિલમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત માટે અપાયો હતો તેમાં હોસ્પિટલના માળખાને વધારવા જરૂરી ઉપકરણોદવાઓ અને અન્ય પુરવ્ઠાની ખરીદીને આવરી લેવાઈ હતી

તો કચ્છ જિલ્લાની પાંચ કોવિડ હોસ્પિટલોમાં પણ સેફ્ટી ઓડીટ કરવા સંબંધિત તંત્રોને જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ આપતા તપાસની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે

જયારે ભુજ તાલુકાના ગામોમાં ધીમી ધારે અને ઓછો વરસાદ થયો હતો તો પુર્વ કચ્છમાં અંજાર ગાંધીધામભયાઉરાપર અડધાથી બે ઈંચ જેટલો વરસાદ થવા પામ્યો હતો માંડવી તાલુ કાના બીદડા ગામથી સમાચાર મિત્ર જેઠાલાલ સંઘારે જણાવ્યુ હતું કેગઈરાતે પણ ધીમી અને ઝાપટા સ્વરૂપે વરસાદ પડયો છે હવામાન વિભાગ દ્રારા આગામી બે દિવસ દરમ્યાનુ વધુ વેરસાદ થવાની આગાહી કરાઈ છે તો જિલ્લાના નાના દિનારાના સમાચાર મિત્ર ફેજલ સમાચે જણાવ્યુ કે કાળા ડુંગર વિસ્તારધ્રોબાણાઢંઢી વિસ્તારમાં ગઈરાતે પણ વરસાદ થવા પોમ્યો છે

જયારે સુરત શહેરમાં ફેલાયેલા કોરોના સંક્રમેણને કાબુમાં લેવા મોટે એસ ટી સેવાં પર નિયંત્રણ મુકાઈ રહ્યા છે

આરતી ભદ્દ મહિલા પોસ્ટ વિભાગ કચ્છ જિલ્લાના પાટનગર ભુજના દરબારગઢ પોસ્ટ ઓફિસનું બધુ જ સંચાલન મહિલાઓના હાથમાં હોવાથી તે મહિલા સશક્તિકરણનું પ્રતિક બની રહી છે નાયબ પોસ્ટ માસ્ટર ધારાબેન ધોળકીયાએ જણાવ્યુ હતું કે કોઈ સરકારી સેવા આપતી કચેરીમાં માત્ર મહિલાઓ દ્રારા જબધી સેવાઓ અપાતી હોય તેવો પ્રયોગ જિલ્લામાં ટપાલખાતા વિભાગે કર્યો છે